પાકિસ્તાનથી ભારત આવી રહેલા વિંગ કમાન્ડર અભિનંદનને દેશભરમાં વ્યાપક આવકાર મળ્યો છે

વાઘાના અટારી સરહદે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે

ભારતીય હવાઇદળ તથા વિદેશમંત્રાલયના અધિકારીઓ વાઘા પહોંચી ગયા છે અને અભિનંદનને ભારતને સોંપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે

જે દરમિયાન તેઓ અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે સોમવારે પ્રધાનમંત્રી મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું વસ્ત્રાલથી લોકાર્પણ કરશે જયારે અસારવામાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરશે મંગળવારે પ્રધાનમંત્રી વસ્ત્રાલ ખાતે શ્રમિક માનવધન પેન્શન યોજના કાર્યક્રમનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન સોમવારે જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ મંદિર અને સામાજિક સંકુલના પ્રોજેક્ટનું અને મંગળવારે અડાલજ ખાતે શ્રી અન્નપુર્ણા ધામનું ભૂમિપૂજન કરશે વિશ્વ ઉમીયાધામના એક હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના મુખ્ય સંયોજક શ્રી સી

પટેલે વધુ વિગતો આપી

આવતીકાલે ભાજપા દ્વારા સમગ્ર દેશમાં વિજય સંકલ્પ બાઇક રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના બાઇક સવાર યુવાનો જુદા જુદા વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળી નવા ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેત્રત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જનકલ્યાણ માટે થયેલ કામગીરીઓની માહિતી જનજન સુધી પહોચાડશે

જેમાં ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતે તથા કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા સુરત ખાતે ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને નાગરીકોના કામો માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર છે લોકમતના સૂચનો થકી કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કરશે કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી સરકારની ખેડૂતો માટેની કિસાન સન્માન નિધિ યોજનાની તેમજ આરોગ્યલક્ષી યોજના આયુષ્યમાન ભારત યોજનાની પણ વિગતો આપી હતી રાજ્યના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે નાના મધ્યમ અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં રાજ્યના સહકારી ક્ષેત્રનો સિંહ ફાળો રહ્યો છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ માટે પણ કાયદામાં ઐતિહાસિક સુધારો કર્યો છે માર્કેટયાર્ડો પણ ખેતપેદાશોના ગ્રેડેશન પ્રોસેસિંગ તથા પેકેજિંગ કરી શકશે

આ સંમેલન રાજ્યના તમામ ગામડાઓ સુધી અત્યાધુનિક ખેતી પદ્ધતિથી ખેતીના લાભો માટે માર્ગદર્શક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું

ઇસરોના વૈજ્ઞાનિક શ્રી હરેશ ભટ્ટે વિદ્યાર્થીઓ દ્વારા ઉકેલવા માટે લેવાનારા ઇસરો ના પ્રશ્નોની આ રીતે વિગતો આપી

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યનો ઔદ્યોગિક અને સર્વાંગી વિકાસ કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે

આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લા માટે રાજ્ય સરકારે બજેટમાં ફાળવેલ નાણાની વિગતો આપી હતી ત્રણ દિવસ ચાલનારા આ કોન્કલેવમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને લગતા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે ભાવનગર રેલવે મંડળની ચાર જોડી ટ્રેનોમાં માર્ચ મહિના દરમ્યાન વધારાના કોચ લગાવાશે

જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ આગામી ચોથી અને પાંચમી એપ્રિલ એમ બે દિવસીય વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ અને એલ

ફાર્મસી કોલેજમાં સંયુક્ત રીતે યોજાશે

જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નવીન શેઠે જણાવ્યું હતું કે આ વર્ષે ટેકનીકલ અને નોન ટેકનીકલ સ્પર્ધાઓ યોજાશે